શ્રી મોદીએ કહ્યું કે આજે વિશ્વ પર્યાવરણ રક્ષણ અને સંતુલિત જીવન શૈલીની વાત કરી રહ્યું છે પણ આ સમસ્યાનું નિરાકરણ આદીવાસી સમુદાયની પરંપરામાં જોવા મળે છે વર્ષોથી આદિવાસી સમુદાય પર્યાવરણ સાથે શાંતિથી અને સુમેળ સાથે સહઅસ્તિત્વમાં માને છે પ્રધાનમંત્રીએ કહ્યું કે વિશ્વમાં જયારે જયારે શાંતિની વાત આવે ત્યારે ભારતનું નામ અને તેનું યોગદાન હંમેશા સુવર્જ્ અક્ષરે લખાશે પર્યાવરજ્ઞને અનુકુળ ક્રષિ પદ્ધતિ અપનાવવા બદલ પ્રધાનમંત્રીએ સિક્કીમ અને ઇશાન ભારતને અભિનંદન આપ્યા હતા તેમજ નવેમ્બરમાં આવનાર દિપાવલી પર્વ નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી

વિરલ રાણા દીવાદાંડી ભારત સરકાર ધ્વારા ગુજરાતમાં આવેલી જુદી જુદી ત્રણ દિવાદાંડી વિકસાવવાના કામનું ખાતમુર્હુત મંત્રીશ્રી મનસુખ માંડવિયાના હસ્તે કરાયું હતું

આ દિવાદાંડીમાં મુલાકાત રૂમ માહિતી માટે કિચોસ્ક મેટીટાઈમ અને સ્થાનિક ઈતિહાસ દર્શાવતા એલઈડી દરિયા કાંઠે વોક વે તેમજ બેસવા માટેની સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવશે

તે પૂર્વે જ રાજ્યના આલગ અલગ જીલ્લા તાલુકાઓમાં એકતા રથ થાત્રા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જે અંતર્ગત કચ્છમાં પ્રભારી મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિમાં ભચાઉ તાલુકાના વોંધ સામખીયાળી શીવલખા લાકડિયા આધોઈમાં એકતા રથયાત્રાનું યોજાઈ હતી

નીમાબેન આચાર્ય વિરેન્દ્રસિંફ જાડેજા માલતીબેન મહેશ્વરી સફિતના આગેવાનો જોડાયા હતા

વિરલ રાણા રેલવે મેગાબ્લોક પશ્ચિમ રેલ્વે દ્વારા આજે રવિવારે મુંબઈને જોડતી રેલવે લાઈન પર સુપર મેગાબ્લોક જાહેર કરાયો છે

સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે અનેજ દ્રેનોના રૂટ ડાઈવર્ટ કરવા ટૂંકાવવાની ફરજ પડી છે જે અંતર્ગત શનિવારે રાત્રે ભુજથી ઉપડેલી સયાજી નગરી દ્રેન દહાણું રોડ સુધી જ જશે જો કે કચ્છ એક્સપ્રેસ દ્રેનને કોઈ જ અસર પહોંચશે નહી આ મેગાબ્લોકના કારણો કચ્છથી મુંબઈ જતા અને મુંબઈથી કચ્છ આવતા પ્રવાસીઓને ભારે હાલાકી વેઠયાનો વારો આવશે વિરલ રાણા હ્વા માન ઓક્ટોબર માસ પૂરો થવા આવ્યો અને દિવાળીના પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોવા છતાં જીલ્લામાં સામાન્યથી ઉપર રહેતા માતાત્તમ તાપમાનના પગલે નગરજનો બપોરના સમયે અકળાવનારી ગરમીનો અનુભવ કરી રહ્યા છે જો કે રાત્રીના ભાગે ઠંડકના લીધે વાતાવરણમાં વિષમતા અનુભવાઈ રહી છે